નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં ઉદ્યોગકારો માટે નવી જી

ડી સી

વિધાનસભા ખાતે ગઇકાલે અંદાજપત્રની વિવિધ વિભાગોની પૂરક માંગણીઓની ચર્ચાનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે ઉમેર્થુ કે રાજ્યના યુવાનોને ઘરઆંગણે રોજગારી મળી રહે તેમજ ઉદ્યોગકારોને જરૂરિયાત મુજબનું માનવબળ મળી રહે એ માટે વિદ્યાર્થીઓને યુવાઓને સ્કીલ ડેવલપમેન્ટની તાલીમ આપીને તાલીમબદ્વ કરાશે

ડી

ની માંગણી કરશે તો રાજ્ય સરકાર એ સંદર્ભે ચોક્કસ વિયારશે અને જી

જેના ભાગરૂપે આ બજેટમાં નવી દિનકર યોજના જાહેર કરવામાં આવી છે

કેબીનેટ સચિવ રાજીવ ગૌબાએ કેન્દ્ર સરકારના સંબંધિત મંત્રાલયોના સચિવો તેમજ રાજ્યોના મુખ્ય સચિવો અને આરોગ્ય સચિવો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ પગલાંની સમીક્ષા કરી હતી બેઠક દરમિયાન ગઇકાલથી અમલમાં આવેલા મુસાફરી અંગેના પ્રતિબંધોની રાજય સરકારોને પણ માહિતી આપવામાં આવી હતી રાજ્યોને તેમના વિમાનઘરો ઉપર આવતા જતાં મુસાફરો ઉપર યુસ્ત દેખરેખ રાખવાની અને તેમની તપાસ કરવાની સુચના પણ આપવામાં આવી હતી

તમામ રાજ્યોને કેન્દ્રના સંબંધિત મંત્રાલયો સાથે સંકલન બેઠક યોજવાની વિનંતી પણ કરાઇ છે આ બેઠક દરમિયાન નકકી કરવામાં આવ્યું હતું કે જીલ્લા કલેકટરી તેમના જીલ્લામાં કોરોના કલસ્ટર વ્યવસ્થાપન અંગે ખાસ દેખરેખ રાખશે દરમિયાન કોરોના વાઇરસનો છઠ્ઠો કેસ ગઇકાલે જયપુરમાં નોંધાયો છે સોમવારે કોરોના વાયરસના ત્રણ નવા કેસ મળી આવ્યા પછી નાગરીક ઉડૃથન મહાનિદેશક ડીજીસીએ ધ્વારા દેશમાં સેવા આપતી તમામ વિમાની કંપનીઓને દક્ષિણ કોરીયા જાપાન અને ઇટાલીથી આવતાં બધા વિમાનોનું નિર્જન્તુકરણ કર્યા પછી જ તેમાં મુસાફરોને ફરીથી બેસાડવાની સુચના આપવામાં આવી છે

સી ટી વી કેમેરાની વ્યથવસ્થાથ કરાઈ છે

હિ વિદ્યાર્થીઓ નિશ્ચિંતતાપૂર્વક પરીક્ષાઓ આપી શકે તે માટે માધ્યમમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ છે

જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું સતત માર્ગદર્શન મળી રહે તે માટેની વ્ય્વસ્થા પણ કરવામાં આવેલી છે રાજય કક્ષાએ કન્દ્રોલ રૂમ પણ કાર્યરત છે પરીક્ષાઓમાં કોઈપણ સંજોગોમાં ગેરરીતિ ન થાય તેની તકેદારી પણ રાખાઈ છે

આ અંગે પોલીસ મહાનિયામક અધિક મહાનિયામક અમદાવાદ રેન્જ આઇ જી અને ખેડા તથા અમદાવાદના જિલ્લા પોલીસ વડાને મોકલી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રાજય અનામત પોલીસની પાંચ કંપની અને રેપીડ એકશન ફોર્સની બે કંપનીઓ ગોઠવવામાં આવી હતી હાલ પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે દરમિયાન ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે રાજ્યના કોઇપણ ખૂણામાં કોમી તોફાનો દ્વારા અશાંતિ સર્જવાના પ્રયાસોને સફળ નહી થવા દેવાય તેમણે કહ્યું કે તોફાનીઓ પાસેથી આરોપીઓ પાસેથી માલ મિલકતની નુકસાનીની રકમ વસુલ કરવા જરૂરી ચકાસણી હાથ ધરવા મુખ્ય મંત્રીશ્રી દ્વારા વહીવટી તંત્રને સુચના આપી દેવામાં આવી છે મહિલાઓ હવે તમામ ક્ષેત્રમાં આગળ આવી રહી છે જેમાં હવે આપણુ સૈન્ય પણ બાકાત નથી એટલું જ નહિ ઘર અને બાળકોની જવાબદારી સંભાળતી મહિલાઓ સૈન્યમાં અધિકારી તરીકે કાર્ય કરીને દેશ સેવા પણ કરી રહી છે ભારતીય હવાઈ દળમાં સ્વોડ્ન લીડર તરીકે કાર્ય કરતા ગુજરાતી અધિકારી જહાનવી ઠાકુરે ગુજરાતની મહિલાઓને મોટી સંખ્યામાં સૈન્યમાં જોડવા આ રીતે અનુરોધ કર્યો

આ અંગે જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી અવની બેન દવેએ વધુ માહિતી આપી હતી

અમદાવાદનાં કલેલક્ટર કે

સિટી બ્યુટીફિકેશન માટે તથા આ તળાવોની આસપાસના વિસ્તારના નાગરિકોને હરવા ફરવા અને મનોરંજન માટેના પર્યાવરણ પ્રિય સ્પોટ તરીકે મહાનગરપાલિકા આ તળાવોનો વિકાસ કરશે તેમાં વટવાના વાંદરવટ તળાવ છારોડીના સરકારી તળાવ તેમજ ગોતામાં ગામ તળાવ અને શીલજમાં સરકારી તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે રાજકોટમાં રમાતી ગુજરાત સામેની રણજી સેમી ફાઇનલમાં ગઇકાલે ચોથા દિવસની રમતને અંતે સૌરાષ્ટ્રે તેની સ્થિતિ મજબૂત બનાવી લીધી છે